અમારા પ્રતિનિધી જણાવે છે કે નાવડાથી યાવંડ સુધી બલ્ક પાઇપલાઇન યોજના માટે રૂ

મી લાંબી પાઇપલાઇન પથરાશે

આ પ્રસંગે કાર્યક્રમમાં મંત્રીશ્રી કુંવરજી બાવળીયા તથા શ્રી ધર્મેન્દ્રસિંહ જાડેજા ઉપસ્થિત રહેશે

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ડોક્ટર બાબાસાહેબ આંબેડકરની પુણ્થતિથી નિમિત્તે ભાવભીની અંજલી અર્પણ કરી છે એક ટવીટ સંદેશામાં તેમણે જણાવ્યું કે તેમના વિયારો અને આદર્શ લોકોને પ્રેરણા આપે છે આપણે સૌ તેમના સ્વપ્ન સાકાર કરવા પ્રતિબદ્ધ છીએ ગુહ્મંત્રી અમિત શાહે ભાવભીની અંજલી અર્પણ કરતા જણાવ્યું કે તેમના આદર્શોનું પાલન કરતાં કેન્દ્ર સરકાર વંચિત પરિવારોના કલ્યાણ માટે સમર્પિત છે છોટાઉદેપુરના જેતપુર પાવી ખાતે ડૉક્ટર આંબેડકરની પ્રતિમાને પુષ્પાંજલી અર્પણ કરી શ્રધ્ધા સુમન અર્પણ કાર્યક્રમ યોજાયો હતો પાટણમાં બગવાડા દરવાજાખાતે રાજકીય આગેવાનો કાર્યકરો પદાધિકારીઓ વિવિધ સામાજીક સંગઠનો દ્વારા પુષ્પાંજલી અર્પણ કાર્યક્રમ યોજાયો હતો

પાટીલ આંબેડકર ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરના મહાપરિનિર્વાણ દિવસ નિમિત્ત ભાજપ પ્રદેશ અધ્યક્ષ સી

પાટીલની અધ્યક્ષતામાં વિડીયો કોન્ફરન્સના માધ્યમથી ભાજપના પ્રદેશ અનુસૂચિત જાતિ મોરચાની બેઠક યોજાઇ

પાટીલે ડૉક્ટર આંબેડકરનું સ્મરણ કરી તેમણે દેશ માટે આપેલા અમૂલ્ય યોગદાનને યાદ કરી શ્રધ્ધાંજલી અર્ણણ કરી હતી તેમણે ડીઝીટલ માધ્યમથી જોડાયેલા તમામ આગેવાનો અને કાર્યકર્તાઓને માર્ગદર્શન આપ્યું હતું

તો બીજી બાજુ દેવરાજ ચોકડી નજીક કિડનેપિંગની ઘટનાનો કેસ પણ પોલિસને ઉકેલવામાં સહાયતારૂપ સાબિત થયું છે

નાનીથી મોટી બધી જ કંપનીઓ તથા નાના મોટા વેપારીઓએ ધંધો ચલાવવા નાની મોટી લોન લેતી હોય છે અને ધંધો કરીને લોનની ભરપાઈ કરતી હોય છે પરંતુ હવે લોનની ભરપાઈ કરવામાં તથા કારોબાર ચલાવવામાં વેપારીઓને અગવડતા પડી રહી હતી ત્યારે ગેરેન્ટેડ ઇમર્જન્સી ક્રેડિટ લાઇન લોનએ નાના અને મધ્યમ વેપારીઓના માટે મદદરૂપ સાબિત થઇ છે

એચના સેટ લગાડવામાં આવ્યા છે લોકો દ્વારા દાનમાં અપાયેલા જૂના ટીવીનું રીપેરીંગ કરીને ડી

એચ જોડાણ સાથે અલગ અલગ જરૂરિયાતમંદ વિસ્તારમાં મુકવામાં આવ્યા છે

માસ્ક મોં પર ના પહેર તા સામે કાર્યવાહી હાથ ધરવામાં આવી છે